પ્રધાનમંત્રીએ આજ રોજ દેશભરના ભાજપના કાર્યકર્તાઓ સાથે વિડીયો કોન્ફરન્સ થી સંવાદ કરવા કહ્યુ ફતું કે ભારતને તેની એર લશ્કરી તાકાત ઉપર વિશ્વાસ છે અને તેઓ લશ્કરના તમામ જવાનોના આભાર માને છે કે જેનાથી દેશ સુરક્ષિત રીતે વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે

દરમ્યાન પાકિસ્તાને જાહેર કર્યુ છે કે તેમના કબ્જામાં રહેલા એરફોર્સ પાયલોટને આવતીકાલે ભારતને સોપી દેશે

કોસ્ટગાર્ડ તરફ થી મળેલી સુચના પ્રમાણે આંતરાષ્ટ્રીય દરિયાઈ સરફદ નજીક જવાની મનાઈ પણ માછીમારોને ફરમાવી દેવામાં આવી છે

કચ્છના સરફદી દરીયાઈ વિસ્તારોમાં તેમજ સરફદી તાલુકાઓમાં લખપત અબડાસા ખાવડા સફિતના ગામડાઓમાં પોલીસનું સઘન ચેકીંગ ચાલી રહ્યુ છે તો નારથણ સરોવર અને કોટેશ્વરના માછીમારોને તકેદારી રાખવા બી એસ

સરહદી ગામોમાં આવેલ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં દવાનો પુરતો સ્ટોક જાળવી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે

તો તાલુકાના મોટી દધ્ધર ગામને જુથ પંચાયતમાંથી અલગ કરવા ઠરાવ આપ્યો ફતો

વી

આ વર્ષે ઉજવજ્ઞીનો વિષય વિજ્ઞાન લોકો માટે અને લોકો વિજ્ઞાન માટે એવો રાખવામાં આવ્યો છે ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈકેંયા નાયડુએ આજે સર

ટ્વિટર પર તેમણે તમામ વિજ્ઞાનીઓ અને સંશોધકોને ટેકનોલોજીનો ઉપયોગ કરી સામાન્ય માનવના જીવન ધોરણમાં સુધારો લાવવા જણાવ્યું છે શીતલબેન વૈષ્ણવ હવામાન ઉત્તરપુર્વીય પ્રદેશોમાં બર્ફબારી અને વરસાદનો માહોલ ફજી પણ બનેલો છે ત્યારે ઠંડકનો અફેસાસ અને વાદળછાયુ વાતાવરણ ફજી થોડા દિવસ પણ બની રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી હતી છેલ્લા સપ્તાહમાં વધતી ગરમી વચ્ચે વરસાદ અને ઠંડક સાથે ફજુ આગામી દિવસોમાં પવનની ગતિ પણ સામાન્ય કરતાં વધુ જોવા મળે તેવી શક્યતા દર્શાવવામાં આવી ફતી